પ્રાદેશિક સમાયાર હીના મોદી વાંચે છે

આ કામગીરી માટે વર્લ્ડ બેંક દ્વારા બોર્ડને રૂ

વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગેના પ્રશ્નોથી યર્યામાં ભાગ લેતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાયરૂપ થવા અતિવૃષ્ટિ માવઠુ અનાવૃષ્ટિમાં દરમ્યાન સહાય યૂકવાય છે જેમાં નિયત ધારા ધોરણો છે

કૃષિ મંત્રી શ્રી આર

ફળદુએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વિસ્તૃત વિગતો આપતાં કહ્યું કે યોજનાકીય ધારા ધોરણો મુજબ અમરેલી જિલ્લામાં સહાય હેઠળ ન આવતા હોવા છતાંય મુખ્યમંત્રીશ્રીએ આ જિલ્લામાં રૂ

તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં જયારે જયારે પણ કુદરતી આપત્તિ આવી છે ત્યારે ત્યારે વર્તમાન સરકાર ખેડૂતોની પડખે ઊભી રહ્યી જરૂર પડી ત્યારે બજેટમાંથી પણ ખેડૂતોને સહાય યૂકવી છે કૃષિ રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે ગૃહ ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત યૂકવવાની સહાય અંગેની વિસ્તૃત માહિતી આપી હતી વિધાનસભા સત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાનું હાલ ચાલી રહેલું અંદાજપત્ર સત્ર ટુંકાવા અંગે કોઇ વિચાર નથી

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ ઉમેર્યુ કે વિધાનસભાના કામકાજમાં હવે હોળી ધૂળેટીના તહેવારની ત્રણ દિવસની રજા છે ત્યારપછી જ્યારે ગૃહ મળશે ત્યારે બજેટ સત્રના નાણાંકીય બિલો સહિત અન્ય કાયદાકીય બિલ જે બાકી છે તે પણ ગૃહમાં રજૂ થશે મુખ્યમંત્રી કોરોના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાજયમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા સરકારે ટેસ્ટિંગ ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી રણનીતિ ઘડી છે ગાંધીનગર ખાતે પત્રકારો સાથેની વાતયીતમા મુખ્યમંત્રીએ કહ્યું છે કે કોરોનાને પહોંચી વળવા રાજ્ય સરકાર સક્ષમ છે પરંતુ લોકોને સાવધાનીપૂર્વક રહેવાની જરૂર છે

આજ રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય કમિશ્નરશ્રી જયપ્રકાશ શીવહરેની પ્રેરક ઉપસ્થિતિમાં અંગદાન કરનાર સ્વજનોનું ભાવભર્યુ સન્માન કરીને તેમના ઉમદા કાર્યને બિરદાવવામાં આવ્યું હતુ

ત્યાં પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં ડેરોલ ગામે અત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં રાજ્ય કક્ષાનાં ગ્રામગૃહ નિર્માણમંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા છે

જેઓ દોડીને આખી યાત્રા પૂર્ણ કરશે પિયુષભાઈ શાહની આ ત્રીજી વારની દાંડીયાત્રા છે

અમારા દાહોદ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે વધતાં કેસોને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લાની સરહદો ઉપર શંકાસ્પદ પ્રવાસીઓના રેપીડ ટેસ્ટ કરવાનો પ્રારંભ કરાયો છે